પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઇને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત કરશે

આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં ત્રણસો ગામના આશરે આઠ લાખ લોકોની પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે વિશ્વનો સૌથી મોટો સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કરશે

તેમજ આ ઉર્જા પ્લાન્ટ કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા ગામમાં સ્થાપવામાં આવી રહ્યો છે જેથી સીમા સુરક્ષાદળ અને ભારતીય સેનાના નિયંત્રણ હેઠળ હોવાથી આ ઉર્જા પ્લાન્ટમાં સામાન્ય નાગરિકોને જવાની મંજૂરી નથી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

આ પલાન્ટ સહકારી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે

મંત્રી શ્રી આહીરે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ધોરડો ગામના કેટલાંક લોકો સાથે પણ વાતચીત કરશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્યના યુવાનોના રસ રૂચિને કેળવવા માટે સાયન્સસીટી ખાતે આધુનિક રોબોટીક ગેલેરીનું નિર્માણ કરાશે

ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા લોક કલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ રોબોફેસ્ટ ગુજરાત સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી પણ સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રી સંવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તેમના નિવાસસ્થાને થી સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના લાભ અંગે છેવાડાના નાગરિકો પાસેથી સાયા પ્રતિભાવ મેળવવા સી એમ

નીતીન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવીડની રસીના પરિક્ષણનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે આ તબક્કાના અંતે કોઇપણ દર્દીને આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી તેથી બીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરાશે

તેમણે કહ્યું કે રાજ્યના નિષ્ણાંત તબીબોના જ્ઞાનનો લાભ ગરીબ લોકોને મળી શકે તે હેતુથી રાજ્ય સરકારે નિષ્ણાંત તબીબોની માનદ સેવા સરકારી હોસ્પીટલોમાં લેવાનું આયોજન કર્યું છે

જેથી નવા કે રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને લાભ થશે

ઇન્ટર્ન ડોક્ટર ફડતાળ ગુજરાતના સરકારી હોસ્પિટલોના આશરે બે હજાર જેટલા ઇન્ટર્ન ડોકટરો સ્ટાઈપેન્ડ વધારવાની માગણી સાથે ગઇકાલથી હડતાળ ઉપર ઉતાર્યા છે

હડતાળ ઉપર ઉતરેલા ઇન્ટર્ન ડોકટરો એ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ ખાતે પોતાની માગણીના ટેકમાં દેખાવો કર્યા હતા અમદાવાદમાં બી

મેડિકલ કોલેજ ખાતે ઇન્ટર્ન ડોકટરોએ બેનર સાથે દેખાવો કરીને પોતાનું સ્ટાઈપેન્ડ વધારવા માગણી કરી હતી

કોવિડને લગતા તથા પરીક્ષાના નિયમોની જાણકારી સંબંધીત ઉમેદવારોને ઇ મેઇલ તથા મોબાઇલ ઉપર આપવામાં આવશે પરીક્ષાર્થીએ કોવીડને લગતું સેલ્ફ ડિકલેરેશન આપવું ફરજીયાત છે પરષોત્તમ રૂપાલા પત્રકાર પરિષદ કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓએ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ઐતિહાસિક પગલું છે